વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે સંસદે જમ્મુ અને કાશ્મીર અંગે તાજેતરમાં બહાલી આપેલા કાયદાનો હેતુ જમ્મુ અને કાશ્મીરમાં સારૂં સુશાસન આપવાનો અને ત્યાં આર્થિક અને સામાજિક વિકાસને વધારવાનો છે

ભારતીય ટેનિસ સંગઠને પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી ડેવીસ કપની મેયોનું સ્થળ બદલવાની વિનંતી નહીં કરવાનો નિર્ણય લીધો છે

જયશંકરે જણાવ્યું છે કે સંસદે જમ્મુ અને કાશ્મીર અંગે તાજેતરમાં બહાલી આપેલા કાયદાનો હેતુ જમ્મુ અને કાશ્મીરમાં સારૃ સુશાસન આપવાનો અને ત્યાં આર્થિક અને સામાજિક વિકાસને વધારવાનો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતના બંધારણની હંગામી જાગવાઇઓમાં ફેરફાર કરવાની બાબત દેશના અધિકાર ક્ષેત્રમાં આવે છે તેમણે કહ્યું કે ભારત કોઇ વધારાની ભૂમિ માટે દાવો કરતો નથી આથી જ ચીન આ મુદ્દે વ્યક્ત કરેલી ચિંતા બિનજરૂરી છે શ્રી જયશંકરે જણાવ્યું કે ભારત અને ચીન સરહદી વિવાદ અંગે બંને પક્ષો ન્યાયીક તથા તાર્કિક રીતે બંને પક્ષોને સ્વીકાર્ય હોય તે રીતે ઉકેલ મેળવવા સહમત થયા છે સત્તાવારયાદીમાં યાદીમાં જણાવ્યું છે કે ભારત અને ચીન સરહદે શાંતિ જળવાય તેની તરફેણ કરતા હોવાથી બંને દેશોની સેનાઓએ પરસ્પર વાતચીત વધારી છે ચીનના વિદેશમંત્રી વાંગ થી સાથે ગઇકાલે બિજીંગમાં મંત્રણા કરતી વખતે બંને દેશોના વિદેશ મંત્રીઓએ દ્વિપક્ષીય બાબતો અને આંતરરાષ્ટ્રીય બાબત અંગે યર્યા કરી હતી

પોલીસ વડા એસ

એવી જ રીતે લોકો શાંતીથી એકઠા થયા હતા તેમણે કહ્યું કે કેટલાંક સ્થળોએ કાયદો અને વ્યવસ્થાને લગતા નાના બનાવો નોંધાયા હતા જા કે પોલીસે આ બાબત કુશળતાથી સંભાળી હતી કાશ્મીરના અગ્ર સચિવ રોહિત કંસાલે રાજ્યમાં ગોળીબારનો બનાવ બન્યો હોવાનો ઇન્કાર કર્યો હતો તેમણે કેટલાંક પ્રસાર માધ્યમોમાં સલામતી દળી દ્વારા કરાયેલા ગોળીબારના અહેવાલોને રદીયો આપ્યો હતો શ્રી રોહિતે જણાવ્યું હતું કે વહિવટી તંત્રે મૌલવીઓ તથા લોકો સાથે સંવાદ કર્યો બજારોનું આયોજન કર્યું તેના લીધે ઇદનું પર્વ તનાવમુક્ત અને શાંતિપૂર્ણ રીતે ઉજવી શકાયું છે

ડી ડી

રાજ્યપાલે જણાવ્યું હતું કે સંપર્ક ઉપરના નિયંત્રણો કેટલાક સમય સુધી અમલમાં રહેશે તેમણે પાકિસ્તાન ઇન્ટરનેટ તથા સોશિયલ મિડિયાનો ઉપયોગ કાશ્મીર ખીણમાં લાગણી ભડકાવવા તથા તનાવ વધારવા કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો

ગઇકાલે મધ્યપ્રદેશના ઇન્દોરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી જાવડેકરે કહ્યું કે આ કલમના કારણે પાકિસ્તાન પ્રેરીત આતંકવાદ અને રાજ્યમાં અલગતાવાદને નવું બળ મળ્યું હતું

ટી સી

પૂર્વ નિર્ધારીત સમયપત્રક મુજબ લાહોર માટેની બસ ગઇકાલે સવારે છ વાગે ઉપડવાની હતી પણ તે રદ કરાઇ છે

ગઇકાલે તમિલનાડુના વેલ્લોર ખાતે આયુર્વેદ કોલેજનું ઉદ્દઘાટન કરતાં કેન્દ્રિય આયુષ રાજ્યમંત્રી શ્રીપાદ નાઇકે આ મુજબ જણાવ્યું હતું ભારતીય તબીબી પધ્ધતિમાં સંશોધનને પ્રોત્સાહન આપવા એઇમ્સ જેવી સંસ્થાઓ દેશના વિવિધ સ્થળોએ શરૂ કરાશે શ્રી નાઇકે કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં પાયાની આરોગ્ય સેવા પુરી પાડવા માટે છ મહિનાનો અભ્યાસક્રમ શરૂ કરાયો છે

કેરળમાં પણ વરસાદનું જાર ઘટતા રાહત અને બયાવ કામગીરી ઝડપી બની છે

કર્ણાટકમાં પણ રાહત અને બચાવ કામગીરી ઝડપી બની છે

યેદીયુરપ્પાએ જણાવ્યું છે કે પૂરના કારણે આવાસ ગુમાવનાર અસરગ્રસ્તોને વળતર પેટે પાંચ લાખ રૂપિયા અપાશે તેમજ મકાનોના સમારકામ માટે એક લાખ રૂપિયા અપાશે ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવનને અસર થઇ છે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ કોકણ અને ગોવામાં આજે અને આવતીકાલે ભારે વરસાદ થવાની સંભાવના છે

ગઇકાલે ડિસ્કવરી ચેનલ ઉપર પ્રસારિત થયેલા જાણીતા શો મેન વર્સેસ વાઇલ્ડમાં રજુઆતકાર બેઅર ગ્રીલ્સ સાથે વાતયીત કરતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કુદરત ઉપર સ્નેહ રાખવા તથા માત્ર પોતાના માટે નહીં પણ ભાવી પેઢીઓ માટે જતન કરીને કુદરતી સંસાધનો ઉપયોગ કરવાની શીખ આપી હતી તેમણે કહ્યું કે ભારતમાં લીલાછમ વનો ઘણા પ્રકારના પ્રાણીઓ સુંદર પર્વતો અને નદીઓ જાવા મળે છે જીમ ક્રોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનને સુંદર કુદરતી સ્થળ તરીકે ઓળખાવીને પ્રધાનમંત્રીએ કુદરતને ચાહનાર લોકોને એકવાર આ આભાર નિહારીકા રવિયા ઉદ્યાનની મુલાકાત લેવાનું ઇજન આપ્યું હતું

કોહલી સ્મૃતિ વ્યાખ્યાન આપશે આ વ્યાખ્યાનનો વિષય છે ન્યાય આપવાની પધ્ધતિ મજબૂત બનાવવામાં પોલીસની ભૂમિકા

કોહલી બેસ્ટ ડીટેક્ટીવ એવોર્ડ અર્પણ કરાશે